હર્ષવર્ધને કહ્યું છે કે કોરોનાની લડાઈ સામે સોશીયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો યુસ્ત અમલ એ જ દેશ માટે અસરકારક વેક્સિન પુરવાર થશે

હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે રાજ્ય સરકારોએ લીધેલાં પગલાં અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આજે સમીક્ષા કરી હતી

દિલ્ઠી તબલીગી જમાતમાંથી ગુજરાતમાં આવેલા લોકોના કારણે રાજ્યમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ છેલ્લા બે દિવસથી વધી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ અંગેના ટેસ્ટિંગનું પ્રમાણ વધારે સઘન બનાવવા અમદાવાદની સોલા હોસ્પિટલને કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે સત્વરે મંજૂરી આપવા પણ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ રજુઆત કરી હતી

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે પત્રકારોને આ માહિતી આપતાં જણાવ્યું કે આજે ચાર દર્દીઓને રજા આપવામાં આવી છે

આજે બે દર્દીઓ જે વેન્ટીલેટર પર હતા તેમના મોત થયાં છે

સુશ્રી રવિએ આ અંગે માહિતી આપી

આવા પરિવારોને ઓળખ ના પુરાવા તરીકે એ પી એલ વન કાર્ડ સાથે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે

તેમજ જે લોકો કર્મચારીઓ છે તેમાની માટે ધનવતરી રથ પણ શ્રમિકોને સ્થળ પર જઇને ચકાસણી કરે છે શિવાનંદ ઝા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ જણાવ્યું છે કે લોકડાઉનઓ કડક અમલ કરવા માટે પોલીસનાં વાહનોમાં કેમેરાના આધારે તપાસ કરાશે પોલીસના વાહનોમાં જિયોગ્રાફર લગાવવામાં આવશે

ભાજપ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ આજરોજ ભાવનગર ખાતે ભાવનગરના કલેકટર ડીડીઓ કમિશનર જિલ્લા પોલીસ અધિકારી તથા વહીવટી તંત્રની ટીમને રૂબરૂ મળી તેઓ જ્યારે કોરોના સામેની લડાઈમાં આપણા સૌ માટે પોતાના જીવના જોખમે એક યોદ્ધા બનીને લડી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપા તથા જનતા વતી તેમનો તથા સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનો આભાર માની ધન્યવાદપત્ર એનાયત કર્યા હતા

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખાની મહિલા વિંગના અધ્યક્ષા મોના દેસાઇએ આ હ્મલાઓને વખોડી કાઢ્યા

કેબિનેટ મંત્રી અને સાંસદ સભ્ય દ્વારા કીટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ કામગીરીને બિરદાવવામાં આવી હતી કેબિનેટ મંત્રી આર

રાજેશ દ્વારા જાહેરનામુ બહાર પાડીને તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત કરેલ છે

ભરૂચ એસપી ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ યુડાસમાની સુચનાથી ગોલ્ડન અને સરદારબ્રિજ ખાતે સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યાં છે